વિભિન્ન વર્ગોના લોકોના ટ્વિટ સંદેશાઓના જવાબો આપતા શ્રી મોદીએ દેશમાં કોરોના સામે લડવા માટે કરી રહેલા તમામ લોકોના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે કહ્યું હતું કે અસાધારણ કાર્યોને બિરદાવવા માટે મારી પાસે શબ્દો નથી પ્રધાન મંત્રીએ સંશોધકો શોધકર્તાઓ અને ટેક્નોલૉજી ક્ષેત્રના લોકોને તેમના કર્યો દ્વારા પૃથ્વીને એક આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો છે

શરદી ખાંસીની ક્રરિયાદ સાથે મહિલા મુંદરાની અદાણી હોસ્પિટલમાં સારવાર લેવા ગઈ હતી હોસ્પિટલે શંકાસ્પદ કેસ ગણી જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરતાં મહિલાને હાલ ભુજ જી

જનરલ હોસ્પિટલના આઈસોલેટેડ વૉર્ડમાં સારવાર માટે ખસેડાઈ છે શંકાસ્પદ દર્દીના ગળા અને નાસિકાના સ્ત્રાવના નમુના જામનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભાની આજની બેઠકમાં નાણાં વિભાગ માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ નર્મદા કલ્પસર પાટનગર યોજના અને ઉર્જા વિભાગના તારાંકિત પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી

ગૃહમાં આજે શ્રમ અને રોજગાર વિભાગ અને કાયદા વિભાગની માંગણીઓ પર યર્યા યાલી રહી છે અને મતદાન કરવામાં આવશે બીન સરકારી કામકાજ અને બીન સરકારી સંકલ્પ વિરોધ પક્ષ હાજરના હોવાથી મોકૂફ રાખવામાં આવ્યું હતું

વિધાનસભામાં રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પ્રશ્નનાં લેખિત ઉતરમાં આ માફિતી આપવાના આવી ફતી

નેહ્લ ઠક્કર અદાણી પોર્ટ ટસ અદાણી પોર્ટસ મુન્દ્રા સાવચેતી સાથે કામ કરવા કટિબદ્ધ છે મળતી માહિતી મુજબ અદાણી પોર્ટ્સનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રફેશે લોડીંગ અનલોડીંગ કાર્ગો ડીલીવરી તથા પરિવફન સામાન્ય રૂપે ચાલુ રહેશે સ્વાસ્થ અને પરિવાર મંત્રાલય ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે સાવચેતીના ભાગ રૂપે અદાણી પોર્ટ મુન્દ્રા તેના રોજીંદા કાર્ગો કર્મચારીઓનું સ્કેનીંગ પી

વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો ના ઉપયોગનું પાલન શરીર તાપમાન માપવાના સાધનો માનવ સંપર્કને ઓછામાં ઓછો મર્યાદિત કરવા જેથી વાઈરસનો ફેલાવો અગર હોય તો અટકે અને જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો સ્થાનિક આરોગ્ય અધિકારીઓને જાણ કરવા જેવા પગલા લેવામાં આવી રહ્યા છે

જેથી આ માસની સંકલન સફ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે નેહ્લ ઠક્કર તા આપતિ વ્યવસ્થાપ કચ્છ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કચ્છ જિલ્લામાં ખાનગી ઔદ્યોગિક એકમોને વાયરસના ફેલાવા સબંઘિત અટકાયતી પગલાં લેવા કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવેલ છે તેનો સબંધિતોએ અમલ કરવા ડેપ્યુટી કલેકટર ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ ફેલ્થ આદિપુર કચ્છ દ્વારા જણાવાયું છે જિલ્લામાં ઔધોગિક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી વેસ્ટ ડિસ્પોસલ નિયમિત રીતે કરવામાં આવે પરિસરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવા સફિત દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે